તેમનો મુર્વ્યુંદેહોને તિરંગા માં લપેટીને દિલ્ફીના પાલમ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી રાજનાથસિંહ સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણ ત્રણે પાંખના વડા સફીત દેશની ટોચના વ્યક્તિ ઓએ શફીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી સમગ્ર દેશવાસી પુલવામા થ્રદેલ આંતકો હ્મલાની બર્બરતા સાભળીને આક્રોશ વ્યક્ત કર્યો હતો

તદઉપરાંતભારત દેશે પાકિસ્તાન ને આપેલ સોંથી અનુકળ રાષ્ટ્ર તરીકે નો દરરજો પાછો ખેચી લીધો છે નવી દિલ્ફી માં સીસી એસ સલામતી અંગેની કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો ફતો બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન ને આંતરરાષ્ટ્રીય સમુદાયોમાંથી છુટું પાડી દેવા માટે વિદેશ મંત્રાલય સંભવિત તમામ રાજદ્વારો પગલાઓ લેવમાં આવશે

એક અધિકારીએ જણાવ્યું હતું કે ગૃહમંત્રી સ્થિતિનું આકલન અને આગળની કાર્યવાહી માટે વરિષ્ઠ સુરક્ષા તથા પોલીસ અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક કરશે ગૃહમંત્રાલય હૂમલાની તપાસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઇએ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમને પણ મોકલી રહ્યું છે

એસ એફ સફીત ની અન્ય સુરક્ષા એજન્સીઓએ પણ કડક સુરક્ષા પફેરો જાળવી રાખવા સાથે સમયાતરે તેની ઝીણવટભરી સમીક્ષા પણ કરવામાં આવી હતી

અને દસ્તાવેજ ની માહિતીનો દુર ઉપયોગ ન થાય તે માટે ગરૂવી વેબ એપ્લીકેશન મારફત લોક કરવામાં આવશે અચોક્કસ કર્મચારીઓ ની રાજ્યની સાથે જિલામાં પણ આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ ફડતાલ ગઈ કાલથી શરૂ થઇ ગઈ છે જેમાં જીલ્લા મથક ભુજ ખાતે આરોગ્ય કર્મચારીઓ નાં મહામંડળ દ્વારા પુલવામા આંતકી હ્મલાની ઘટના સંદર્ભે મૌન ધારણ કરીને આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું

ભુજ ઉપરાંત નખત્રાણા ખાતે પણ આરોગ્ય કર્મચારીઓએ આવેદનપત્ર આપી ધારાસભ્ય ને પડતર માંગણીઓ અંગેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગણી સ્વીકારાઈ ને સુખદ સમાધાન થાય તેવી લાગણી પ્રદશિત કરાઈ હતી

પ્રાથમિકમાધ્યમિક અને ઉચ્યતર માધ્યમિક વિભાગ ની શાળાઓમાં માતૃભાષા ને લગતું ભાષણ ગુજરાતી કૃતિનો રસાસ્વાદ કાવ્યોનું પઠન વગેરે કાર્યક્રમોનું આથોજન કરવાનું જણાવ્યું છે